લોકસભાની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટે પુરજોશમાં પ્રચાર

ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જાહેર સભા કરશે તેઓ પ્રથમ આંબેડકરનગર જીલ્લામાં માયા બજાર ખાતે અને બાદમાં કૌસાંબી ખાતે જાહેરસભા સંબોધશે મધ્યપ્રદેશમાં હોશંગાબાદ નજીક ઇટારસી ખાતે જાહેરસભા યોજવાના છે અને સાંજે જયપુરમાં સભા યોજશે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે બારાબાકી ખાતે રામનગરમાં અને મધ્યપ્રદેશમાં હોશંગાબાદ ખાતે જાહેરસભા સંબોધશે તેઓ પી એલ પુનિયાના પુત્ર તનુજ પુનિયા માટે પ્રચાર કરશે બાદમાં શ્રી ગાંધી સીંતાપુર જીલ્લામાં રેલી કરશે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં સભા કરવાના છે અને સાંજે અમેઠીમાં રોડ શો કરશે સમાજવાદી અને બહજન સમાજવાદી પાર્ટી દ્વારા બારાબાંકીમાં જાહેર સભા યોજાઈ છે તેમાં અખિલેશ યાદવ અને માયાવતી રેલીને સંબોધશે બિહારમાં ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રીરાજનાથસિંહ મધુબની વૈશાલી સરન અને શિઓહર ખાતે રેલી યોજશે જનતા દળ યુનાઈટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતીશકુમાર પણ વૈશાલી મુઝફફરપૂર અને સીતામઢીમાં જાહેરસભા સંબોધશે રાષ્ટ્રીય જનતા દળના નેત તેજસ્વી પ્રસાદ યાદવ મ્ધુબની અને સિવાનમાં મહાગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચાર કરશે

આજે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ અને રાજનાથસિંહ દિલ્હીમાં રેલીઓ સંબોધશે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ચાંદની ચોકમાં રોડ શો કરશે કોંગ્રેસના ઉમેદવારો પણ તેમના મત વિસ્તારમાં જનસભાને સંબોધન કરશે

તમામ સાત લોકસભા બેઠકો પ ત્રિકોણીયો મુકાબલો થશે

આ અંગે પંચે ગૃહ મંત્રાલય પાસે કેટલીક વ્યાપક વિગતો માંગી છે પંચે જાણીતા કાનૂન નિષ્ણાંતનો અભિપ્રાય લેવાનું પણ નકકી કર્યુ છે અને જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન ધ્યાનમાં રાખીને વિચારણા હાથ ધરી છે

ચંદીગઢમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંકે આ એપની મદદથી કર્મચારી મતદાન મથકો પરથી ચૂંટણી ડ્યુટી સર્ટિફિકેટ અથવા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે શ્રી રંજને કહ્યું કે સરકારી કર્મચારી ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે

તે શુક્રવારે બપોર સુધીમાં ઓડીશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે વાવાઝોડા ચેતવણી કેન્દ્ર વિશાખાપટ્ટનમના જણાવ્યા મુજબ આવતીકાલે પવનની ઝડપ વધશે શ્રીકાકુલમ વિઝિઅનાગરમ વિશાખાપટ્ટનમમાં તેની અસર જોવા મળશે આંધ્રના તટીય વિસ્તારોમાં દરિયો તોફાની બનશે

વાવાઝોડા ફણીથી પુરી જિલ્લામાં નુકશાન થવાની સંભાવના છે ભુવનેશ્વર હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડું ફણી શુક્રવાર બપોર સુધીમાં પુરી જિલ્લાના સતપદા પાસે ઓડિશા દરિયા કિનારો પાર કરે તેવી સંભાવના છે હવામાન વિભાગે વાવાઝોડું ખોરધા કટક જાજપુર ભરૂક અને બાલાસોર જિલ્લામાંથી પસાર થવાની સંભાવના વ્યક્ત કરી છે

મુખ્ય ચૂંટણી અધિકારીએ કરેલી રજૂઆત પંચે માન્ય રાખી છે વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાં રાહત અને પુનવર્સવાટ માટેની કામગીરી હાથ ધરવા પંચે આ છૂટછાટ મૂકી છે

રાજ્યના ફોરેન્સીક અને અખબારી વિભાગની દ્રકડીઓ તપાસ કરી રહી છે અસરગ્રસ્તોની સારવાર માટે બાલાસોર અને જાજપૂર જિલ્લાના ડોક્ટર ભદ્રક પહોંચી ગયા છે

આ ઉપરાંત આવી વિચારધારા ધરાવતા વિદેશી નાગરિકો પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને એવા કેટલાંક લોકોને દેશ છોડી દેવા જણાવ્યું છે તેના પરિણામે મુસ્લિમ મૌલવી ઝકીર નાઇકની ટીવી ચેનલ પીસટીવીને પ્રતિબંધ કરાઈ છે તમા કેબલ ટીવી અને ઉપગ્રહ આધારિત નેટવર્ક પર તેનું પ્રસારણ બંધ કરાયું છે આ ઉપરાંત સરકારે ક્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ ફરમાવી બુરખા પહેરવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘેએ ધાર્મિક કે જાતિગત હિંસક અફવાઓ ફેલાવનાર સામે કડક પગલાંની ચેતવણી આપી છે તેમણે ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વ એક બને તેવી માગણી કરી છે આવા દેશો સાથે ઇન્ટેલીજન્સની માહિતી વહેંચવા તૈયારી દર્શાવી છે

જે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા મે દિવસ તરીકે પણ ઓળખાય છે આ દિવસ કામદારોના યોગદાનને સન્માનિત કરવા ઉજવવામાં આવે છે અમારા સંવાદદાતા જજ્ઞાવે છે કે આ વર્ષના શ્રમ દિવસનો મુખ્ય વિષય સામાજિક અને આર્થિક વિકાસ માટ કામદારોની પ્રગતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકેયા નાયડુએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પર્વે કામદારોને શુભેચ્છા પાઠવી છે શ્રી કોવિંદે સંદેશામાં જણાવ્યું કે કામદારોના મહેનત અને સમર્પણથી સમુદ્ધ ભારતના નિર્માણનો પાયો નખાયો છે

વેંકેયા નાયડુએ જણાવ્યું કે આપછો રાષ્ટ્ર નિર્માણ માટે મજૂરોની કઠોર મહેનત અને પ્રતિબદ્ધતાને સલામ કરવા જોઈએ અને કામદારોના અધિકાર અને સન્માનને જાળવી રાખવાનો સંકલ્પ લેવો જોઈએ

ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ અને દિલ્હીની ટીમ વચ્ચે મુકાબલો થશે રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે

અત્યાર સુધીમાં બે ટીમે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે ગઇકાલે રાજસ્થાન સામેની મેચમાં વરસાદના કારણે બેંગ્લોરની ટીમ રમતમાંથી બહાર નીકળી ગઈ છે

દૂર્ગની એક ખાનગી બાંધકામ કંપનીનો વાહનો પૂરાડા માલેવાડા ધોરીમાર્ગ પર કામ પર હતા ત્યારે આ હુમલો કર્યો છે તેમણે સરકાર વિરોધી પત્રિકાઓ પણ વહેંચી હતી

સરહદ પર તંગદિલી સર્જાય ત્યારે સુરક્ષા પૂરી પાડવા આ પ્રકારના બંકર્સ તૈયાર કરવામાં આવે છે જમ્મુમાં યોજાયેલી બેઠકમાં રાજ્યપાલના સલાહકાર પણ હાજર રહ્યા હતા

આ ઉપરાંત સરહદપારના ગોળીબારનો ભોગ બનેલા લોકોને માર્ચ સુધીની રોકડ સહાય ચૂકવવામાં આવી છે મૃત્ય કાયમી વિકલાંગતા ઇજાઓ પાક કે ઘર કે પશુને થયેલા નુકસાનના આધારે સહાય આપવામાં આવે છે

સ્થાપના દિવસ નિમિત્તે આજે મહાગુજરાત આંદોલનના પ્રજ્ઞેતા ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી દર વર્ષે જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડીને આ દિવસની ઉજવણી કરાય છે ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાને કારણે આ વખતે સરકારી ઉજવણી રાખી નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતના લોકોએ સાહસ નવી શોધખોળ અને ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે